નવી દિલ્હીમાં મંત્રીમંડળની બેઠક બાદ મીડિયાને માહિતી આપતાં કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે લોકોને તાત્કાલિક નોંધણી કરાવી રસીકરણ કરાવવા વિનંતી કરી હતી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

નવી દિલ્હી ખાતે સંયુક્ત પત્રકાર પરિષદમાં માહિતી અને પ્રસારણમંત્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યું કે આ પગલાંથી ખેડૂતોની આવકમાં વધારો થશે અને રોજગારીના નવા અવસરો પ્રાપ્ત થશે વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલે જણાવ્યું કે આ યોજના ભારતીય ઉત્પાદનની બ્રાન્ડ વેલ્યુ મજબૂત બનાવવામાં મદદ કરશે

યોજનાને અંતિમ સ્વરૂપ આપતા પહેલાં અન્ન પ્રક્રિયા મંત્રાલય દ્વારા વિવિધ ભાગીદારો સાથે વિયાર વિમર્શ કર્યો છે

યૂંટણી શાંતિપૂર્ણ અને ભયમુક્ત વાતાવરણમાં સંપન્ન થાય તે માટેચૂંટણી પંચે મોટી સંખ્યામાં કેન્દ્રીય સશસ્ત્ર દળની ટુકડીઓ તૈનાત કરી છે જિલ્લા અને શહેરોની સીમામાં પ્રવેશતા બધા જ વાહનોની મેજીસ્ટ્રેટની ઉપસ્થિતિમાં સુરક્ષા દળના જવાનો દ્વારા તપાસ થઈ રહી છે

તેમણે કહ્યું કે ચુંટણી પંચ ધ્વારા અપાયેલા દિશા નિર્દેશો અનુસાર જરૂરી તમામ વ્યવસ્થા કરવામાં આવી છે

વૈકેંયા નાયડુએ જણાવ્યું છે કે ખેડૂતોને સમય પર મહેનતાણુ અને અન્ય મદદ ઉપલબ્ધ કરાવવાથી તેમની આવક વધારવામાં મદદ થશે

આ પ્રસંગે હંસ એનજી પાંચ વિમાન ખરીદવા માટે રાષ્ટ્રીય એરોસ્પેસ લેબોરેટરીઝ અને ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય ઉરન એકેડેમી વચ્ચે એક કરાર પર હસ્તાક્ષર થયા

ના ડાયરેક્ટર જનરલ ડો

આ પોલીસ અધિકારીઓમાં પોલીસ મહાનિરીક્ષક જી

સિંઘલ નિવૃત્ત પોલીસ અધિક્ષક તરૂણ બારોટ અને સબ ઇન્સ્પેક્ટર અનાજુ યૌધરી છે આરોપી અધિકારીઓને રાહત આપતી વખતે સીબીઆઈના વિશેષ ન્યાયાધીશ વિપુલ રાવલે નિરીક્ષણ કર્યું હતું કે ઇશરત અને એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા અન્ય ત્રણ શખ્સો પ્રથમ નજરે આતંકવાદી હતા